સ્મશાનમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરો એ અશ્રુભીની આંખે પોતાના નેતા ને વિદાય આપી હતી જનસંઘ માથી જન્મેલો ભાજપ વિશ્વ નો સૌથી મોટો રાજકીય પક્ષ બન્યો ત્યાં સુધીની વિકાસ યાત્રા ના સાક્ષી અને શિલ્પી રહેલા કેશુભાઈ ના અનેક સંસ્મરણો કાર્યકર્તા વાગોળતાં હોવાના દ્રશ્યો ઠેર ઠેર નજરે પડ્યા હતા ગાંધીનગર ના નિવાસ સ્થાને આજે સવારે તેમને શ્વાસો શ્વાસ ની તકલીફ થયા બાદ અમદાવાદ ની સ્ટરલિંગ હોસ્પિટલ માં દાખલ કરાયા હતા જ્યાં તેમણે સારવાર વચ્ચે જિંદગી ના અંતિમ શ્વાસ લીધા હતા અદના કાર્યકર થી મુખ્યમંત્રી પદ સુધી ની સફળ રાજકીય કારકિર્દી ધરાવતા કેશુભાઈ પટેલ હાલ સોમનાથ મંદિર ટ્રસ્ટ ના અધ્યક્ષ હતા રૂપાણી સરકારે કેબિનેટ ની બેઠક બોલાવી એક દિવસ નો શોક જાહેર કર્યો હતો અને રાજકીય સન્માન સાથે સ્વર્ગસ્થ કેશુભાઈ ના અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય લીધો હતો શોક જાહેર થાય બાદ સચિવાલય અને વિધાનસભા ભવન ખાતે રાષ્ટ્ર ધ્વજ અર્ધી કાઠી એ ફરકાવાયો હતો ભાજપ તરફ થી પેટા ચૂંટણી નો પ્રચાર મોક્રફ રાખવાની જાહેરાત થઈ છે કેશુભાઈ ને શ્રદ્ધાંજલી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ટ્વિટ વડે શ્રદ્ધાંજલી પાઠવતા કહ્યું છે કે સદગત કેશુભાઈ એ મારા સહિત અનેક કાર્યકર્તાઓ નું ઘડતર કર્યું છે અને મિલનસાર સ્વભાવ ને લીધે તેઓ પક્ષ માં સૌ ના પ્રિય હતા તેમણે ઉમેર્યું કે કેશુભાઈ ની વિદાય થી કદી પુરાય નહ્રીં તેવી ખોટ ભાજપ ને પડી છે તેમના પુત્ર સાથે ફોન પર વાત કરી પરિવાર ને સાંત્વના પાઠવી હોવાનું શ્રી મોદી એ ટ્વિટ માં નોંધ્યું છે

કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલા એ શોકાંજલી માં જણાવ્યુ છે કે ભારતીય જનતા પાર્ટીના વિકાસ પાછળ તેમની ખૂબ મહેનત હતી અને તેમનો આ ગુણ કાર્યકરો ને પ્રેરણા આપતો રહેશે કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા એ ટ્વિટ માં નોંધ્યું છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઘરે ઘરે બાપા તરીકે જાણીતા અને વડીલ જેવો પ્રેમ આપનાર કેશુબાપાના નિધનથી ગમગીન છું શ્રી માંડવિયા એ ઉમેર્યું છે કે કેશુબાપા મારા જેવા અનેક કાર્યકર્તા માટે તેઓ એક ગુરૂકુળ સમાન હતા અને તેમની વિદાય થી ખાલીપો અનુભવું છું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના શોક સંદેશ માં કહ્યું છે કે દિવંગત કેશુભાઈએ પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને અર્પણ કર્યું હતું અને ખેડૂતપુત્ર હોવાથી તેમના મુખ્યમંત્રીકાળ માં લેવાયેલા અનેક નિર્ણય તેઓ જમીન સાથે જોડાયેલા હોવાનું પ્રમાણ બન્યા છે ખેડૂત હિત સહિત અનેક લોક સેવા કાર્યોથી ભાજપાને અપ્રતિમ લોકચાહના તેમણે અપાવી હોવાનું પણ શ્રી રૂપાણી એ ઉમેર્યું હતું નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે શોક સંદેશ માં કહ્યું છે કે કેશુભાઈ એ પક્ષ ને બેઠો કરવા માટે કરેલી મહેનત કાર્યકર્તા માટે પ્રેરણારૂપ છે ગુજરાત ના રાજયપાલ આચાર્ય દેવવ્રત શ્રદ્ધાંજલી સંદેશામાં કહ્યું છે કે કેશુભાઈ ખરા અર્થ માં લોકો ના નેતા હતા અને ગુજરાત ના વિકાસ માં તેમનું પ્રદાન ક્યારેય ભૂલશે નહીં કર્ણાટક ના રાજયપાલ વજુભાઈ વાળા એ કહ્યું છે કે ખેડૂતો ના મદદગાર તરીકે કેશુભાઈ ની લોક ચાહના બેજોડ હતી નવ નિર્માણ આંદોલન અને કટોકટી સમયે જેલવાસ ભોગવનાર કેશુભાઈ પટેલે કચ્છ સત્યાગ્રહ માં ભુજ થી ખાવડા ની પગપાળા યાત્રા માં કાર્યકરો નું નેતૃત્વ કરેલું તેવી યાદગીરી પણ શ્રી વાળા એ આ પ્રસંગે વ્યકત કરી હતી આરતી ભટ્ટ